રાજ્યમાં ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂકવાની ગૃહરાજ્યમંત્રીની જાહેરાત

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી એવી ઈ સિગારેટનું ચલણ જોવા મળી રહ્યું છે માટે ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ સિગારેટ ઉપર રાજ્યમાં પ્રતિબંધ મુકવામાં આવશે અને આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે ઇ સિગારેટ વિકસતા બાળકો માટે ખૂબ જ નુકશાનકારક છે અને તે બાળકોના મગજના વિકાસમાં અવરોધરૂપ બને છે

ડ્રગ્સ નશીલા પદાર્થોના વેચાણ સંગ્રહ કરનાર કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં

શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ સુંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવામાં આવશે આ ઉપરાંત નશાબંધી અંગે સારી કામગીરી કરવા માટે અને નશીલા પદાર્થો અંગેની માહિતી આપનાર નાગરિક અધિકારીઓને રિવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે

એમ એસ દ્વારા પણ માહિતી આપી શકશે એમ જણાવ્યું હતું

યોગ દિવસ આવતીકાલે રાજ્યમાં યોગા ફોર હાર્ટ કેર થીમ પર પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જનભાગીદારીથી ઉજવણી કરાશે

જેમાં તમામ ઐતિહાસિક સાંસ્ક્રતિક અને પ્રવાસન કેન્દ્રો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ અનોખી ઉજવણી કરાશે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે વધુ માહિતી આપી

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમમાં ભાગ લઈ યોગા કરશે

વહિવટીતંત્ર દ્વારા ડાંગ જિલ્લામાં દસ મુખ્ય કાર્યક્રમો સહિત ગ્રામીણ કક્ષાએ શાળા કક્ષાએ મોટાપાયે યોગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની રાજ્યભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે તાલીમ પામેલા યોગ શિક્ષકો દ્વારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ રાજ્યના નાગરિકોને યોગ શીખવાડવામાં આવી રહ્યો છે પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મહિસાગર જિલ્લા કક્ષાના યોગ દિવસનું આયોજન લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે

જેમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી રમણભાઇ પાટકર ઉપસ્થિત રહેશે કચ્છ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી વિશિષ્ઠ રીતે કરવામાં આવશે વારસારૂપ એતિહાસિક સ્થળો પર દરિયા કાંઠે સરોવરની પાળે અને જેલોમાં પણ ઉજવણીના કાર્યક્રમો યોજાયા છે